તદ્દઉપરાંત વાવાજોડા ની અસર ને પફોચી વળવાની તૈયારીની સમીક્ષા કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ મફત્વની બેઠક બોલાવી ફતી અને વાવાજોડા ની સંભવિત અસરને પહોચી વળવા અને તૈયાર રહેવા સૂચનો કરાયા હતા ફવામાન વિભાગે ચક્રવાત ને ધ્યાન લઇ ઓરિસા પ્રશ્ચિમ બંગાળ અને આંધ્ર નાં ત્રણ જીલ્લા માં યલો એલટ જારી કર્યું છે આરતી ભદ્દ જીલ્લામાં ફાલમાં અછત ની પરિસ્થિતિ ને પફોચી વળવા માટે નર્મદા કેનાલ માં રફેલો પાણી પુરવઠા જીલ્લાના છેવાડા નાં ગામડા સુધી પફોચે તે જરૂરી બની જતા રાપર અને ભચાઉ તાલુકા માંથી પસાર થતી નર્મદા કેનાલ માંથી પાણી ચોરી ના દુષણો ને દુર કરવા તાજેતર માં જીલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોફને નિર્દેશ આપ્યો ફતો તેના બે દિવસ માં સયુંકત ટીમો દ્વારા કેનાલ થી પાણીની ચોરી કરતા ગેરકાયદેસર જોડાણી દુર કરવામાં આવ્યા હતા

આ માટે નિયત અરજી ફોર્મ રૂ

આરતી ભદ્દ કચ્છ જિલ્લાની તમામ પ્રકારની સફકારી મંડળીઓએ તા

જો નિયત સમયમાં માહિતી આપવામાં નફીં આવે તો મંડળીની માહિતી શુન્ય ગણી આગળનીકાર્ચવાફી કરવામાં આવશે તેવું જિલ્લા રજીસ્ટ્રાર સફકારી મંડળીઓ ભુજ કચ્છ દ્વારા જણાવાયુંછે

જેથી ફાલમાં કાર્ડનો જથ્થો ઉપલબ્ધ નફોઇ મફિલા એજન્ટોએ કાર્ડ લેવા આવવું નફીં નાયબ નિયામક નાની બચત અમદાવાદનેનવા કાર્ડ મોકલવા માટે અહીં જણાવાયું છે

એલ ડી નર્મદાનું પાણી આપવાની માંગણી કરી ફતી તદ્દ ઉપરાંત અબડાસા નાં અંત રિયાલ ગામો અને તીર્થધામ નારાયણસરોવર પાણી ખાલી ફોવાના વાતનો અબડાસા ધારાસભ્ય દવારા પત્ર માં ઉલ્લેખનીય કરવામાં આવ્યો ફતો